તેમણે કોરોના વાયરસના કારણે લોક ડાઉનની સ્થીતિમાંગરીબ વર્ગની કોઈ હાડમારી કે મુશ્કેલી પડે નહીં તે જોવા માટે પણ અધિકારીઓને જણાવ્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કેબીનેટ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રાજ્યના મુખ્ય સચિવ પોલીસ મહાનિર્દેશક તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ્સ્થાનેથી યોજાયેલી આ કેબિનેટ બેઠકમાં જિલ્લા કલેકટર કચેરીઓમાં હાજર રહેલા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ જોડાયા હતા

તેમાં ચાર અન્ય રાજ્યમાંથી આવેલા છે

મૃત્યુઆંક છ યથાવત રહ્યો છે

છ દર્દીઓને રજા આપવામાં આવી છે

હાલમાં કોરોના વાયરસને કારણે લોક ડાઉન આપવામાં આવ્યું છે જેને કારણે વેપાર અને ઉઘોગ ધંધા બંધ છે જેને લઈને આજે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂત માટે મોટી જાહેરાત કરી છે

આવા જે લોકો ત્યાં ગયા હતા તેઓસામેથી પોલીસને જાણ કરે અન્યને પણ આવી કોઈ જાણકારી હોય તો તેમને પણ સામાન્ય જન સ્વાસ્થ્યનું હિત સાચવવા પોલીસને જાણ કરવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અનુરોધ કર્યો છે

સરકારી ગાઈડલાઈનની અમલવારી કરી વિતરણ વ્યવસ્થા ચાલી રહી હોવાનું જણાવી તમામ વસ્તુઓનો પુરતો જથ્થો હોવાનું તેમણે ઉમેર્યું હતું છે

જિલલ્લ મથક ભુજ ખાતે પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બેન્ડ વગાડવામાં આવે છે જેથી લોકડાઉનના શાંતિભર્યો માહોલમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત શહેરીજનોને પ્રથમ ઘરની અંદર રહેવા માટે સમજણ અપાય છે અને ત્યારબાદ લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે જૂસ્સો વધારવા પોલીસ બેન્ડ દ્વારા હમ હોંગે કામયાબ વધારવામાં આવે છે